સંસદના ચોમાસુ સત્રનો આજથી આરંભ થયો છે લોકસભાની બેઠક ભૂતપૂર્વ

પ્રણવ મુખર્જી અને અન્ય મહાનુભાવોને અંજલી આપીને એક કલાક માટે મુલતવી રખાઈ હતી સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે સરકાર બધા જ મુદ્દાઓ અંગે ગૃહ્માં વાતચીત કરવા તૈયાર છે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ આજે હિન્દી દિવસ નિમિત્તે બધા જ લોકોને શુભે ચ્છાઓ પાઠવી છે બિહાર વિધાનસભાની આ વર્ષના અંત સુધીમાં યોજાનારી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આજે સવારે પટણા પહોંચી છે ઓસ્ટ્રીયાના ડોમિનિક થિએમે એલેક્ઝાન્ડર જેવરેવને પરાજય આપીને અમેરિકન ઓપન ટેનિસ સ્પર્ધાનો પુરૂષોના સિંગલ્સનો ખિતાબ જીત્યો છે

લોકસભાની બેઠક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ પ્રણવ મુખર્જી સાંસદ એચ

પહેલા દિવસને બાદ કરતા તમામ દિવસોમાં રાજયસભાની બેઠક સવારે અને લોકસભાની બેઠક સાંજે મળશે આ વખતના ચોમાસુ સત્રમાં પ્રશ્ન કલાક રહેશે નહિં તેમજ સભ્યોના ખાનગી વિધેયકો હાથ ધરાશે નહીં લોકસભા અને રાજ્યસભા સચિવાલયોએ બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું છે કે આ સત્રમાં સંસદની બેઠકો શનિવારે અને રવિવારે પણ યોજાશે પ્રહલાદ જોશી સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે સરકાર બધા જ મુદ્દાઓ અંગે ગૃહમાં વાતચીત કરવા તૈયાર છે

ગૃહમાં સરકારને પ્રશ્નો પૂછવાની બીજી પણ રીત હોય છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ બધા જ સાંસદોને સહકાર આપવા અપીલ કરી હતી

બાલુએ તામિળનાડુના વિદ્યાર્થીઓની સમસ્યાનો મુદ્દો લોકસભામાં રજુ કર્યો હતો તેમણે કહ્યું કે તમીળનાડુ રાજ્ય શિક્ષણ બોર્ડમાં તેજસ્વી કારકીર્દી ધરાવતા બાર વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી રાજ્ય શિક્ષણ બોર્ડની બારમા ધોરણની પરીક્ષા પાસ કર્યા બાદ તેમને નીટની તૈયારી માટે માત્ર મહિનો જ મળ્યો હતો

ના અભ્યાસક્રમ આધારિત હોવાથી તેઓ હતાશ થયા હતા પ્રધાનમંત્રી સંસદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આપણા દેશની સરહૃદોનું રક્ષણ કરતા વિર જવાનોની સાથે જ છે તેવો સ્પષ્ટ સંદેશ સંસદ આપશે

તેમણે કહ્યું કે સંસદનું સત્ર અસાધારણ પરિસ્થિતિમાં યોજાઈ રહ્યું છે અને કોવિડના સમયમાં પણ બધા જ સાંસદો તેમની ફરજ બજાવવા ઉત્સુક છે સંસદની કામગીરી દરમિયાન કોવિડના સંક્રમણને ખાળવા જરૂરી બધા જ નિયમોનું પાલન કરાશે તેમજ સંસદમાં મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિન્દી દિવસ નિમિત્તે આપેલા સંદેશામાં હિંદી ભાષાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર બધા જ ભાષા વિદોને અભિનંદન આપ્યા છે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે હિંદી ભાષાએ દેશને એકતાના સૂત્રમાં પરોવવાનું કામ કર્યું છે આજે હિંદી દિવસ નિમિત્તે આકાશવાણી પરથી સંબોધન કરતા તેમણે કહ્યું કે હિંદી ભાષાએ બીજી પ્રાદેશિક ભાષાઓને પણ નવું બળ આપ્યું છે તેમણે હિંદી ભાષાનો ઉપયોગ બધા જ સરકારી વિભાગો અને દરરોજના વ્યવહારમાં વધુમાં વધુ કરવાની અપીલ કરી હતી

આજે હિંદી વિશ્વમાં મોટી સંખ્યામાં બોલાતી ભાષાના જૂથમાં સ્થાન ધરાવે છે

અમારા સંવાદદાતા જણાવે છે કે સુરત અને અમદાવાદના હીરા બાંધકામ તથા કાપડ ઉદ્યોગો તેમજ ભરૂચમાં રસાયણ ઉદ્યોગોમાં પરપ્રાંતિય કામદારો નોંધપાત્ર સંખ્યામાં કામ કરે છે વધુ છૂટછાટો જાહેર થતા પોતાના વતન ગયેલા કામદારો પાછા ફરવા લાગ્યા છી પશ્ચિમ રેલવેએ ગુજરાત પાછા ફરતા કામદારોના આરોગ્ય તપાસ તથા સેનેટાઈઝેશનની રેલવે સ્ટેશન ઉપર વ્યવસ્થા ગોઠવી છે આ ઉપરાંત રાજ્યના બસ ડેપો તથા પ્રવેશના કેન્દ્રો ઉપર પણ સ્ક્રીનીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

પટણા પર્હોચ્યા બાદ ચૂંટણી પંચની ટીમના સભ્યો મુઝફ્ફરપુર જવા રવાના થયા હતા

નાયબ ચૂંટણી કમિશનરો સુદીપ જૈન અને ચંદ્રભૂષણ ક્રમારની ટીમ બિહારની બે દિવસની મુલાકાત લઈને જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ચર્ચા વિચારણા કરશે દિલ્ઠી પરત ફરતા પહેલાં ચૂંટણી પંચની ટીમના સભ્યો રાજ્યના અગ્રસચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે પટણામાં બેઠક યોજશે

ડોમિનિક થિએમે તેની કારક્રિદીનો પ્રથમ ગ્રાન્ડસ્લામ ખિતાબ જીત્યો છે અગાઉ ત્રણ વખત તે રનર્સ અપ રહ્યો હતો

દરમ્યાન આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું હતું કે કોવીડની રસી આવતા વર્ષના પ્રથમ ત્રણ માસમાં ઉપલબ્ધ થાય તેવી સંભાવના છે ગઈકાલે સોશિયલ મીડિયા મંચ સંવાદ ઉપર બોલતા તેમણે કહ્યું કે રસીના માનવી ઉપરના પરીક્ષણો વખતે સરકાર પૂરતી તકેદારી રાખી રહી છે

જાપાનના સંસદની બુધવારે યોજાનારી ખાસ બેઠકમાં સત્તાધારી પક્ષના પ્રમુખને પ્રધાનમંત્રી તરીકે જાહેર કરાશે શ્રી શિન્જો આબેના પ્રખર સમર્થક અને મુખ્ય કેબિનેટ સચિવ યોશીહિડે જાપાનના નવા પ્રધાનમંત્રી પદના પ્રમુખ દાવેદાર મનાય છે આ ઉપરાંત સંરક્ષણ મંત્રી શિગેરૂ ઈશીબા અને ભૂતપૂર્વ વિદેશમંત્રી કુમીઓ કિશિડા પણ પ્રધાનમંત્રી પદના દાવેદાર ગણાય છે પ્રાણવાયુ કેન્દ્ર કેન્દ્ર સરકારે ગુજરાત મધ્યપ્રદેશ સહિત સાત મોટા રાજ્યોને તેમના બધા જ આરોગ્ય કેન્દ્રોમાં પ્રાણવાયુનો પુરવઠો સતત ઉપલબ્ધ થાય તે બાબત સુનિશ્ચિત કરવા કહ્યું છે આરોગ્ય મંત્રાલયે ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ તેલંગણા અને કર્ણાટકના આરોગ્ય તથા ઉદ્યોગ સચિવો સાથેની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી બેઠકમાં આ મુજબ નિર્દેશ આપ્યો હતો

આ બધા જ રાજ્યોની હોસ્પીટલોમાં ઓક્સીજનનું વ્યવસ્થાપન તંત્ર ગોઠવવાની તાકીદ કરાઈ છે એવી જ રીતે ઓક્સીજન ઉત્પાદકોના બીલોની યૂકવણી સમયસર થાય જેથી ઓક્સીજનનો પુરવઠો અવિરત ચાલુ રહે તે જોવા પણ સૂચના અપાઈ છે